અમદાવાદ હવાઇમથકે તેમનું સ્વાગત કરવા માટે પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા તથા વિપક્ષના નેતા પરેશ ધાનાણી હાજર રહ્યા હતા શ્રી ગાંધીની મુલાકાતને લઇ શહેરમાં તેમના પસાર થવાના માર્ગ ઉપર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આ નિર્ણય લઇ દિવાળી સુધીમાં કામ પુરા કરવા તાકીદ કરી છે

અમદાવાદ ખાતે ટી ટવેન્ટી સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટ ખુલ્લી મુકતા તેમણે આમ ઉમેર્યુ હતુ

કડી ખાતે કપાસિયાનું પિલાણ કરતી તેલમિલના માલિકોની વાર્ષિક બેઠક યોજાઇ ગઇ જેમાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ હાજર રહ્યા હતા ગુજરાત કોટનસિડ ક્રશર્સ એસોસિયેશનની આ વાર્ષિક સાધારણ સભામાં તેલ રીફાઇનરીના એકમોને પુરતી મદદ સરકાર આપે તેવી રજૂઆત થઇ હતી કપાસિયાનું તેલ કાઢી લીધા બાદ વધતો ખોળ શુધ્ધ સ્વરૂપે રાખી પશુઆહાર માટે આપવાની વ્યવસ્થા ગોઠવવા પણ અહીં ચર્ચા થઇ હતી ઉત્પાદન એકમોમાં સૌરઊર્જાનો ઉપયોગ વધારવાની સલાહ પણ આ બેઠકમાં અપાઇ હતી કેવડીયા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ઊર્જા કોન્ફરન્સનો આજથી પ્રારંભ થયો છે જેમાં બે દિવસ દરમ્યાન દેશનું ઊર્જામંથન રજૂ થવાનુ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાયેલી આ કોન્ફરન્સને કેન્દ્રના ઊર્જામંત્રી આર

સિંઘે ખુલ્લી મુકી હતી ટેન્ટ સીટીમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે તમામ રાજય તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં ઊર્જામંત્રાલયનો હવાલો સંભાળતા મંત્રી કેવડીયા પહોંચ્યા છે પુરતી વીજળી ચોવીસ કલાક આપવામાં સફળ રહેલા ગુજરાતનો કેસ સ્ટડી અહીં ઊર્જામંત્રી સૌરભ પટેલ રજૂ કરવાના છે

સવારે રાષ્ટ્રપિતા ની પ્રતિમાને સુતરની આંટી થી શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાંસદ યુડાસમા અને ભાજપ ના આગેવાનોએ પ દયાત્રાનો પ્રારંભ કર્યો હતો માર્ગમાં આવતી મહા પુરુષોની પ્રતિમાને હાર પહેરાવી યાત્રાએ ગ્રામ્ય વિસ્તાર તરફ પ્રયાણ શરૂ કર્યું હતું આ યાત્રા સાંજે આનંદપુર ગામે વિશ્રામ કરશે એ દરમિયાન રસ્તા માં આવતા ગામડાઓમાં વૃક્ષારોપણ જળ બચાવ સ્વચ્છતા અભિયાન પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અને વ્યસન મુક્તિ જેવા સંદેશાઓ સાથે ગાંધી વિચારો ને આગળ ધપાવશે

અલગ અગલ વજન પ્રમાણે નવ ગ્રુપમાં પાવર લિફટીંગ કરવાનું હતું જેમાં વિજેતા નિવડનારને રાષ્ટ્રીય કક્ષાએ ઝબકવાની તક મળશે સુરેન્દ્રનગર જીલ્લા રમતગમત અધિકારી બળવતસિંહ ચૌહાણે જણાવ્યુ છે કે પાવર લિફટીંગ જેવી રમતમાં સ્પર્ધકનુ ખડતલપણું જરૂરી હોવાથી તમામ ખેલાડીઓને ફીટનેસ જાળવવા અંગે માર્ગદર્શન પણ અપાયુ હતુ ગાંધીધામ ખાતે આવેલા કંડલા સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં સુરક્ષાની જવાબદારી સંભાળતા ચાર ગાર્ડને સસ્પેન્ડ કરાયા છે

આ ઘટના અંગે કાયદેસરની તપાસ ચાલુ છે

અલબત્ત ચાલુ વર્ષે ડેન્ગ્યુને લીધે એકપણ મૃત્યૃ આખા જીલ્લામાં નોંધાયુ નથી પાટણ નજીક ધારપુર ગામે આવેલી મેડિકલ કોલેજની હોસ્પિટલમાં ડેન્ગ્યુના ત્રણ શંકાસ્પદ કેસ હાલ સારવારલક્ષી પરીક્ષણ હેઠળ છે વલસાડ જીલ્લામાં વાપી નજીક આવેલા ડુંગરા ગામે દમણગંગા નદીમાં ત્રણ બાળકો ડૂબવાની ઘટના બની છે પરંતુ ગામવાસીઓની સતર્કતા ને લીધે બે બાળકને બચાવી લેવામાં સફળતા મળી છે જયારે ત્રીજાની શોધખોળ નદીના વહેણમાં ચાલુ છે વલસાડ અને વાપી એમ બંને નગરપાલિકાની અઝિશમન ટૂકડીની મદદ લેવામાં આવી છે તમામ બાળકો ડુંગરા ગામના જ હોવાનું જાણવા મળ્યું છે